પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતના વૈજ્ઞાનીકો અને મેડીકલ સિસ્ટમ પર વિશ્વના દેશોએ વિશ્વાસ વ્યકત કર્યો છે તેમણે વિશ્વના સૌથી મોટા અને દેશ વ્યાપી કોવિડ રસીકરણ કાર્યક્રમનો આજે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા પ્રારંભ કરાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રારંભ સ્ટાર્ટઅપ ઈન્જિયા ઈન્ટરનેશનલ સમીટને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે

ભારતનું રસીકરણ અભિયાન વિસ્તૃત છે અને આપણે બનાવેલ રસીઓ સુરક્ષિત છે

દેશ માસ્ક પીપીઇ કીટ અને વેન્ટીલેટરના નિર્માણ માટે આત્મનિર્ભર બન્યું છે કોરોનાની રસી વિકસીત કરવા માટે આપણા વૈજ્ઞાનીકોએ સખત મહેનત કરી છે

દુનિયામાં આટલી વસ્તી ધરાવતા માત્ર ત્રણ જ દેશ ચીન ભારત અને અમેરીકા છે તેથી આ અભિયાન ઐતિહાસીક છે તેમણે જણાવ્યું કે વેકસીનના બે ડોઝ લગાડવા ખુબ જ જરૂરી છે પહેલા અને બીજા ડોઝ વચ્ચે એક મફિનાનો અંતરાલ રખાશે

દેશમાં પહેલાથી જ પોલિયો અને શીતળાની નાબૂદી થઇ ગઇ છે રસીકરણ રાજયો દેશના જુદા જુદા રાજ્યોમાં રસીકરણ અભિયાનના આરંભ થયાના અહેવાલ મળ્યા છે ગુજરાતમાં રાજયકક્ષાના રસીકરણ કાર્યક્રમનો અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે પ્રારંભ કરાવ્યો આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે દિબ્રગઢના આસામ મેડીકલ કોલેજ ખાતે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો જયારે આરોગ્ય મંત્રી હેમંત વિશ્વા શર્માએ ગુવાહાટીના મેડીકલ કોલેજમાં યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લીધો છે કર્ણાટકના બેંગલુરૂ ખાતે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી ઘેદીરૂપ્પાએ જણાવ્યું કે લોકો અફવાઓથી ગેરમાર્ગે ન દોરાય અને ગભરાયા વગર રસી લઇ શકે છે

આ બે દિવસીય સંમેલનનું આયોજન વાણિશ્ર્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં ઉદ્યોગ તથા આંતરીક વેપાર પ્રોત્સાહન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ ગઇકાલે આ શિખર સંમેલનનું ઉદધાટન કર્યું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 તેમજ આ ક્ષેત્રમાં નવી શોધખોળને પ્રોત્સાહન આપશે પ્રધાનમંત્રી કેવડીયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દેશના જુદા જુદા પ્રદેશોને ગુજરાતમાં કેવડિયાથી જોડતી આઠ ટ્રેનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રવાના કરાવશે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

કોરોના સંદેશ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ

ભારત વતી માહિતી અને ટેકનોલોજી મંત્રી રવીશંકર પ્રસાદ તથા જાપાનના સંદેશા વ્યવહાર મંત્રી તાકેદા રોયતાએ આ સમજ઼તી ઉપર હસ્તાક્ષર કર્યા છે

આજે બપોરે શરૂ થનાર ફીલ્મ મહોત્સવના ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને કન્નડ ફિલ્મ અભિનેતા સુદીપ હાજર રહેશે ઉદઘાટન સમારોહ દરમિયાન મર્યાદિત સંખ્યામાં દર્શકો હાજર રહેશે તેમજ કોરોનાની ગાઇડલાઇનનું સંપુર્ણ પણે પાલન કરાશે

ફિલ્મ મહોત્સવના આયોજકોના નિર્ણય મુજબ ઇરફાન ખાન સુશાંતસિંહ રાજપૂત રીશી કપ્રર અને હોલીવૂડના જાણીતા અભિનેતા ચાડવીક બોસમનની ફિલ્મો દર્શાવવામાં આવશે

જયારે અનેક લોકો ધાયલ અને ઘર વિહોણા થયા છે રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ ભુકંપથી પીડીત લોકો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી ડોકટર હર્ષવર્ધને વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી આ ડોપલર હવામાન રડાર કાર્યરત કર્યા હતા

હજી બે રડાર હિમાચલ પ્રદેશના મંડી અને ડલહૌસીમાં કાર્યરત કરાશે કુફરી ખાતેનું રડાર ચોવીસ કલાક કામ કરીને ડીજીટલ અને તસવીરોના સ્વરૂપમાં માહિતી મોકલશે